કોંગ્રેસના ધારા સભ્યોના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે કોંગ્રેસની આંતરિક જુથબંધી સામે આવી છે દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા પાંચ ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર વા માં આવ્યા છે

વિધાનસભા ગૃહમાં ઉર્જામંત્રી સૌરભ પટેલે માંગણીઓ ઉપરની ચર્ચાના જવાબમાં જણાવ્યુ હતું કે ગુજરાતમાં આગામી બેયાર મહિનામાં ઉધોગ નીતિ લાવવામાં આવશે સ્ટાર્ટઅપ મામલે ગુજરાત દેશમાં નંબર વન છે ગુજરાતમાં વીજળી માટેના કનેક્શન્સ આપવાનો વિષય હવે પુરો થયો છે

જો કે કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમ અત્યારે મોકુફ રખાયો છે

જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા આ દર્દીના ગળફા તેમજ રક્તના પરિક્ષણ જામનગર અમદાવાદ તથા પુના કરાવાયા હતાં જેમાં કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો આશુ તોષ અંતાણી કચ્છ સેના અધ્યક્ષ મુલાકાત દેશના આર્મીના વડા પ્રમુખ મુકુંદ નરવણેએ ગઈકાલે જિલ્લાની કોટેશ્વર સરહદની મુલાકાત લીધી હતી કચ્છ સરહદે નશીલી દવાઓની હેરફેર તેમજ ધુ સણખોરી પ્રવૃતિને અનુ લક્ષીને તેમની આ મુલાકાત અતિ મહત્વની ગણાવઈ રહી છે શ્રી નરવણેએ ક્રીક વિસ્તારનું હવાઈ નીરિક્ષણ કરી જાત માહિતી મેળવી હતી

આ સેવાકાર્યમાં ભુજની માનવ જયોત સંસ્થાનો સહયોગ સાંપડી રહ્યો છે આશુ તોષ અંતાણી ક ચ્છ હવામાન કચ્છમાં પલટાચેલા હવામાન વચ્ચે ઉનાળાનું આગમન થાય તેવા સંકેત સાંપડે છે જિલ્લામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઉયકાઈ રહ્યો છે